રાષ્ટ્રીય ઉર્દુશાળાની દીવાલ તૂટી પડતાં ત્રણ જણાંના મોત થયાં હતાં કાંદીવલીમાં રોડ તૂટી પડવાની ઘટના પણ નોંધાઇ હતી મુંબઇમાં બે દિવસથી થયેલો વરસાદ દાયકાનો સૌથી વ્ધુ વરસાદ હતો તેના કારણે વાહનવ્યવહાર રેલવે તથા વિમાન વ્યવહારને પણ અસર થઇ હતી પૂજ્ઞેના અંબેગાંવમાં દીવાલ તૂટી પડતાં છ કામદારો માર્યા ગયા હતા

પશુપાલન ડેરી અને મત્સ્યોદ્યોગ રાજયમંત્રી પ્રતાપચંદ્ર ષડંગીએ આજે લોકસભામાં જજ્ઞાવ્યું કે તેમની જરૂરી ટૂંકાગાળાની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા કિસાન ક્રેડીટ કાર્ડ મદદરૂપ બનશે હાલ આ કાર્ડ હેઠળ ત્રણ લાખ રૂપિયાની મર્યાદા છે

કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરે આજે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં આ મુજબ જણાવ્યું

આ સમિતિએ કૂષિ બજારમાં સુધારાઓ ટેકારૂપ ભાવો ખેતીની પડતર કિંમતમાં ઘટાડો માટીની તપાસ સિંચાઇ અને જોખન વ્યવસ્થાપન જેવી બાબતો ઉપર ભાર મૂક્યો છે

રસાયણ અને ખાતરમંત્રીશ્રી ડી વી સદાનંદ ગોવડાએ આજે લોકસભામાં જણાવ્યું કે ઓડીશાના તાલચેર આંધ્રપ્રદેશમાં રામગુંડમ ગોરખપુર સિંદરી અને બિહારમાં હિન્દુસ્તાન ફર્ટીલાઇઝરનો પ્લાન્ટ શરૂ કરાશે શ્રી ગોવડાએ જણાવ્યું કે નવી મૂડીરોકાણ નીતિ અંતર્ગત યુરીયા ખાતર માટે નવું મૂડીરોકાણ આવકારાશે અને ભારત આત્મનિર્ભર બને તે રીતે કાર્યવાહી થશે

એસ પૂનિયાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે નવા કાયદામાં પારદર્શિતા આવશે અને કાઉન્સીલમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર દૂર થશે તેમણે કહ્યું કે હોમીયોપેથી ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપવું જોઈએ

ભાજપના અજય પ્રતાપ સિંહે કહ્યું કે સરકારે એક લાખથી વ્ધુ આરોગ્યકેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે

સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવે વિધેયકના સમર્થન કહ્યું હતું કે સંચાકલક બોર્ડમાં હોમીયોપેથીના જાણીતા નિષ્ણાત વ્યક્તિઓની નિમણુંક કરવામાં આવે

ગ્રહરાજયમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે સરહદ નજીક સામાજિક આર્થિક માળખાં વિકસાવવા માટે આ કાર્યક્રમ હેઠળ કાર્યવાહી થઇ છે તેમાં રોડ તથા પુલ બાંધવા પીવાનું પાણી આરોગ્ય અને કૃષિ અંગેના પ્રોજેક્ટ થાય છે

તેમાં સંરક્ષણ સહકાર વધારી દક્ષિણ કોરિયા ઇઝરાયેલ અને નાટો દેશો સમકક્ષ જોગવાઇ છે

આ નવા કાયદા અનુસાર ભારતને હિન્દ મહાસાગરમાં સહકાર માનવતાપૂર્ણ સહાય ત્રાસવાદ સામે સહયોગ દરિયાઇ સલામતિમાં મદદરૂપ બનવાની જોગવાઇ છે ગયા અઠવાડિયે ઇન્ડિયા કોકસના સહઅધ્યક્ષ બ્રાડ શેરમેને તથા સેનેટર રાજા ક્રષ્ણમૂર્તિએ આ દરખાસ્ત મૂકી હતી

શ્રી શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતિ નિમિત્તે આ શનિવારે વારાગ્રસીથી તેની શરૂઆત કરશે સંસદીય બાબતોના મંત્રીશ્રી પ્રહલાદ જોશીએ આજે સંસદ પુસ્તકાલયમાં ભાજપ સંસદિયદળની બેઠકમાં આ મુજબ જણાવ્યું છે

બાંગ્લાદેશના મુસ્તફીર રહેમાને પાંચ વિકેટ લીધી હતી

આવતીકાલે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં વિજેતા ટીમ સેમીફાઇનલ સુધી પહોંચશે